તેમણે કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને અંદાજપત્રના કેન્દ્ર સ્થાને મુકાયેલ છે અંદાજપત્રમાં કૃષિ સહકાર જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગો માટે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે શિક્ષણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મહિલા અને બાળ વિકાસ વિભાગની દરખાસ્તો બજેટમાં આવરી લેવાઈ છે

જૈશ એ મહમ્મદ દ્વારા અહી ફિદાયીન ત્રાસવાદી તેયાર કરતાં કેન્દ્રો ઉપર હવાઈ હુમલો કરી અનેક છાવણીઓ નેસ્તનાબુદ કરી દેવામાં આવી હતી પુલવામાં ત્રાસવાદી હુમલામાં સી આર પી એફ

રાજસ્થાન ના ચૂરું માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ એક જાહેરસભા ને સંબોધતા કહ્યું હતું કે મજબૂત હાથ માં દેશ સલામત હોવાનો એહસાસ સૌ કરી રહ્યા છે

કલ્પના શાહ બજેટ પ્રતિભાવ રાજ્ય સરકારનું આજનું અંદાજનપત્ર અંગે પ્રતિભાવ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી રવિન્દ્ર ત્રવાડીએ અંદાજપત્રને કચ્છ માટે અન્યાયકર્તા ગણાવ્યું હતું

આ ઉપરાંત કચ્છના જખૌમાં માછીમારી બંદરના વિકાસ માટે કોઈ જ ફાળવણી નહીં કરાતા તેની ટીકા કરી હતી